રાષ્ટ્રવાદ સરક્ષા નયા ભારત જેવા મુદદાઓ શાસન વિરોધી પરિબળ પર ખાસ્સા ભારે પહયા હોય તેવું જણાયું હતુ ત્યારે શ્રી મોદીના નેત્રત્વ હેઠળ ભાજપે સતા જાળવી રાખી છે

ત્યાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતિહાસિક વિજયબાદ તેમના સમયની પ્રત્યેક ક્ષણ અને તેમના અસ્તિત્વનો પ્રત્યેક તત્ દેશની જનતાને સમર્પિત કરવાનો કોલ આપ્યો હતો તેમણે એમ પણ કહયું હત કે હવે દેશમા માત્ર બ જ જાતિ રહેશે અક ગરીબ અને બીજી ગરીબી હટાવનાર

જેમાં રાજનાથસિંહ સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના નેતાઓએ પ્રધાનમંત્રો મોદો અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ તમજ ભાજપના કાર્યકર્તાઓને જીતનો શ્રય આપ્યો છે તો બીજો તરફ વિપક્ષી દળોએ પણ એનડીએ અને ભાજપને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા

અને વધુ સરસાઈના એક વધુ વિક્રમ સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો

અાચાર્યોઅે પોતાની શાળાનું પરિણામ જવાબદાર અધિકારીને મુખત્યાર પત્ર રજુ કરીને મેળવી લેવાનું રહેશે